દિલ્હી વડી અદાલતે ઘવાયેલાને તત્કાળ સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં લઈ જવા સલામત માર્ગ પૂરો પાડવાની સૂચના આપી

મીયન્ટ ભારતની ચાર દિવસની મુલાકાતે આજે બપોરે પછી નવી દિલ્હી આવી પહોંચશે

ગઈ સાંજે બહાર પાડેલા સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ સંરક્ષણ અને સુરક્ષા સહકાર વધુ મજબુત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે ખાસ કરીને વહાણવટા ક્ષેત્રે તેમજ અવકાશ ક્ષેત્રે સહકાર વધારવા અને જાગૃતિ તથા માહિતીના આદાન પ્રદાનનો વિસ્તાર કરવાની નેમ પણ વ્યક્ત કરી હતી

ભારત પોતાની નવી સંરક્ષણ ક્ષમતા મેળવવા તરફ કામ કરી રહ્યું હોવાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતને સંરક્ષણ ક્ષેત્રના મુખ્ય ભાગીદાર તરીકે ગણાવ્યું હતું અને શસ્ત્ર સામગ્રી તેમજ ટેકનોલોજીના હસ્તાંતરણના હેતુથી ટોચની અગ્રતા આપવાની વાતને દોહરાવી હતી બંને નેતાઓએ પાયાના આદાનપ્રદાન અને સહકાર કરાર સહિતના સંરક્ષણ સહકારને લગતા તમામ કરારો ઝડપથી થઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી બંને નેતાઓએ વેપાર અને મૂડીરોકાણના ક્ષેત્રે પણ ભારત અમેરિકાના સંબંધોનું મહત્વ વધારવાની બાબત પર ભાર મૂક્વો હતો તેઓએ લાંબા ગાળાની વેપાર સ્થિરતાને મહત્વની ગણાવીને કહ્યું હતું કે આવી સ્થિરતાથી અમેરિકા અને ભારતના અર્થતંત્રને બંનેને ફાયદો થશે શ્રી ટ્રમ્પ અને મોદી વર્તમાન વાટાઘાટો સમયસર પુરી કરવા પણ સહમત થયા હતા

આ કરારો પૈકી બંને દેશોના આરોગ્ય વિભાગ વચ્યે માનસીક સ્વાસ્થ્યને લગતાં સમજૂતી પત્રો પર સહીઓ કરવામાં આવી હતી

ભારતીય તેલ નિગમ લીમીટેડ આઈઓસીએલ અને એક્ઝોન મોબાઇલ ઇન્ડિયા એલએનજી લિમિટેડ દ્વારા અમેરિકાની ચાર્ટ ઇન્ડસ્ટ્રીઝ ઇંક કોર્પોરેશન સાથે પણ સહકાર અંગેના પત્ર પર સહીઓ કરવામાં આવી હતી ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નવી દિલ્હીમાં વિસ્તૃત મંત્રણાઓ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સંરક્ષણ સહકાર અંગે બંને દેશો વચ્ચે થયેલો કરાર ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલી વ્યૂહાત્મક ભાગીદારીનું પ્રતિબિંબ છે

અને વ્યૂહાત્મક ઉર્જા ભાગીદારી વધારવાની નક્કી કર્યું છે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાએ ત્રણ અબજ ડોલરથી વધુ કિંમતના અતિઆધુનિક અમેરિકી લશ્કરી ઉપકરણો ખરીદવાના કરાર પર સહીઓ સાથે તેમનો સંરક્ષણ સહકાર વિસ્તાર્યો છે

શ્રી શાહના અધ્યક્ષપદે ગઈકાલે દિલ્ફીની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરવા એક બેઠક યોજવામાં આવી હતી

શ્રી મોદીએ ભારતની મુલાકાત બદલ શ્રી ટ્રમ્પનો આભાર માનતી કરેલી સંખ્યાબંધ ટ્વીટમાં જણાવ્યું છે કે તેમણે અને શ્રી ટ્રમ્પે જ્યાં સુધી દ્વિપક્ષીય સંબંધો મજબુત બનાવવાની બાબતમાં ઘણી સફળતા મેળવી છે

વિશેષ પોલીસકમિશનરો એસ એન શ્રીવાસ્તવ અને સતીષ ગોલયાએ આજે જાફરાબાદ વિસ્તારમાં પરિસ્થિતીનું નિરીક્ષણ કર્યું હતું

આજે તેઓ આઈઆઈટી દિલ્ફી ખાતે ન્યૂઝીલેન્ડ કેન્દ્રના ઉદ્વાટન સમારોફમાં ઉપસ્થિત રહેશે અને વૈશ્વિક બાબતોની ભારતીય પરિષદ ખાતે ભારત પ્રશાંત વિશે વક્તવ્ય આપશે શ્રી પીટર્સ આજે સાંજે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરને મળવાના છે આવતીકાલે તેઓ દિલ્ફીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક યોજશે